પ્રાદેશિક સમાયાર હિના મોદી વાંચે છે

દૂધ અને દવા જેવી આવશ્યક સેવા ખુલ્લી રહેશે પણ સિટી બસ ટૅક્સી અને રિક્ષા બંધ રહેશે

ટી

નગરવાસીઓની સાથોસાથ તંત્રએ કરફ્યુ પાલન માટે પૂરતી તૈયારી કરી લીધી છે દૂધ અને દવા સહિત ની આવશ્યક સેવા ખુલ્લી રહેવાની છે પરંતુ સિટી બસ ટૅક્સી અને રિક્ષા બંધ રહેશે જિલ્લાઓમાથી અમદાવાદ તરફ આવતી એસ ટી બસની સેવા આંશિક રીતે બંધ કરવામાં આવી છે તો લાંબા અંતર ની બસ ના રૂટમાં અમદાવાદ આવતું હોય તો બાય પાસ ઉપરથી તેને પસાર કરી દેવાના હ્કમ કરાયા છે વિમાન પકડવા માટે એરપોર્ટ જનાર મુસાફરે ટિકિટ સાથે રાખી રસ્તા ઉપર નિકલવાનું રહેશે અમદાવાદ રેલ્વે સ્ટેશને ઉતરતા પ્રવાસી માટે સ્પેસિયલ બસ સેવા શરૂ કરાશે તો અમદાવાદ હવાઈ મથકથી કર્ણાવતી ક્લબ વચ્ચેના રૂટ ઉપર પણ બસ દોડશે જેથી પ્રવાસીઓને સગવડ મળી રહે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા બહાર પડાયેલા જાહેરનામા પ્રમાણે પેટ્રોલ પંપ અને રાંધણ ગેસ સિલીંડરનું વિતરણ ચાલુ રહેશે પીવાના પાણીનું વિતરણ કરતાં વાહનને પણ છૂટ રહેશે

ની યાદી જણાવે છે ઉમેદવારોને વધુ વિગત માટે આયોગની વેબ સાઈટ જોવાનું સૂયન કરાયું છે

ડી માટેની પ્રવેશ પરીક્ષા હાલ રદ કરવામાં આવી છે અને નવી તારીખની જાહેરાત વેબસાઇટ ઉપર કરશે તેમ યાદીમાં જણાવાયું છે સ્રત મહાનગરપાલિકાએ શહેરમાં પ્રવેશતા તમામ લોકોના રેપિડ એંટીજન ટેસ્ટ કરવાનું શરૂ કર્યું છે તો રાજકોટમાં પણ લોકો ની અવરજવર ઉપર વાજબી નિયંત્રણ મૂકવાની તજવીજ હાથ ધરાઈ છે અનેક જિલ્લા માં વેપાર ઉદ્યોગ સ્વે ચ્છાએ થોડા દિવસ લોક ડાઉનનું પાલન કરવા તૈયાર થતો જાય છે અરવલી ના ધનસુરા માં શનિ રવિ અને સોમ એમ ત્રણ દિવસ બજારબંધ રાખવાનો નિર્ણય વેપારીઓ એ લીધો છે

અમદાવાદ શહેર ફરતા રીંગ રોડ ઉપર ગામડાઓમાં પ્રવેશતા માર્ગો પર કોરોના ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરાશે તેમ શ્રી બાબુએ ઉમેર્યું હતું

અંબાજી પહોંચેલા શ્રી રૂપાણીએ મંદિરમાં દર્શન અને કપ્ર આરતી બાદ પત્રકારો સાથે વાત કરતાં ઉમેર્યું હતું કે લોક ડાઉનની અફવાથી કોઈ ગેરમાર્ગે દોરાય નહીં પરંતુ સૌ પોતાની અને પરિવાર ની રક્ષા કરે આટલી અપેક્ષા સરકાર રાખે છે

ગાંધીનગર ખાતે પત્રકારો સાથે તેમણે કહ્યું કે દિવાળીના તહેવારોમાં લોકો બહાર એકઠા થયા ત્યારે જ સંક્રમણમાં વધારો થવાની દહેશત સરકાર નેહોવાથી અગમચેતી વાપરી પથારીઓ વધારવાની શરૂઆત કરી દેવામાં આવી હતી તેમણે ઉમેર્યુ હતું કે સરકારી દવાખાનામાં કોરોના દરદી ને હવે દાખલ કરવાની જગ્યા નથી તેવો પ્રયાર સોશિયલ મીડિયા માં થાય છે તેમાં વજૂદ નથી તેમણે લોકો ને ગભરાટ છોડી સાવચેત બનવા અપીલ કરી છે

કોરોના સંદેશ આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છે

આ કાર્યક્રમ સવારે નવ વાગ્યા થી શરૂ થશે

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે

એચ ડી

કચ્છમાં એસ ટી નિગમના વિભાગીય નિયામક સી

ડી